ત તેલગંણામાં ભારે વરસાદ અને પુરના કારણે થયેલા નુકસાનની જાત માહિતી મેળવવા પાંચ સભ્યોની એક કેન્રીેલસ્ત્રમિતિ આજે તેલગંણાની મુલાકાતે જશે

શ્રી મોદી એ કહ્યું કે પરિસ્થિતિ જે પણ હોય દુર્ગાપૂજા દરમિયાન આખો દેશ બંગાળી બની જાય છે શ્રી મોદીએ દરેકને દુર્ગાપૂજા અને આવનારા દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેકને સામાજિક અંતર રાખવા અને માસ્ક પહેરવાની અપીલ કરી હતી

રાજ્ય સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે આ માટેની કિસાન સર્વોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ પાટણ અને દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસે કૃષિહેતુથી વીજળી આપવાનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે એવી જ રીતે ગીરનાર પર્વત ખાતે પ્રવાસીઓને ઉપયોગી રોપ વે યોજનાનું લોકાર્પણ કરાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાશે

મતદાન સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે

જ્રૂદા જ્રૂદા રાજકીય પક્ષોના નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ગયા સપ્તાહમાં થયેલા ભારે વરસાદના પગલે સંબધિત વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું અમારા સંવાદદાતા જણાવે છે કે હૈદરાબાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટયું છે આમ છતા નીયાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાથી સ્થિતિ ગંભીર છે પ્રાથમિક અંદાજ મુજબ ત્રણ લાખ ગરીબ પરિવારોએ ભારે વરસાદ અને પુરમાં કપડા અનાજ સહિત બધી જ વસ્તુઓ ગુમાવી છે

આ ટેસ્ટ કીટથી માત્ર એક કલાકમાં વિશ્વસનીય પરિણામ મેળવી શકાય છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

બાંગ્લાદેશના રેલવેમંત્રી મોહમ્મદ નુરુલ ઈસ્લામ સુજાને જણાવ્યું હતુ કે ચીલહટીથી હલદીબાડી સુધીનો રેલ માર્ગ આગામી ડિસેમ્બરમાં શરૂ કરાય તેવી સંભાવના છે પ્રથમ તબક્કામાં આ માર્ગ ઉપર માલગાડીઓ ચલાવાશે ભારતના બાંગ્લાદેશ ખાતેના નવા નિમાયેલા હાઈકમિશ્નર વિક્રમ દોરાઈસ્વામીએ ગઈકાલે ઢાકામાં બાંગ્લાદેશના રેલ્વેમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે તેમણે આ મુજબ જણાવ્યું હતું શ્રી મોહમ્મદે વધુમાં જણાવ્યું કે બંગબધુ રેલવે પુલની કામગીરી આવતા મહીનામાં શરૂ કરાશે આ રેલવે પુલ તૈયાર થતા બાંગ્લાદેશ અને પસ્ચિમ બંગાળ વચ્ચેનો સંપર્ક વધુ સરળ બનશે

એર ક્વોલીટી સીસ્ટમ અને હવામાન વિભાગ સંશોધન કેન્ર્વ સફર અનુસાર કાલ સુધી પૂર્વ તરફથી આવતા પવનને કારણે સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે

આ યુધ્ધ જહાજ રડારમાં પકડાતુ નથી તથા ખૂબ જ શક્તિશાળી છે કોલકતાના ગાર્ડન રીય શીપબીલ્ડર ખાતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે આ યુધ્ધ જહાજ પરની બધી જ પ્રણાલીઓના સફલ પરીક્ષણ કરવામાં આવ્યા છે તથા તેના લીધે ભારતીય નૌકાદળની શક્તિ વધશે

ફિયર ફિલ્મના દિગર્દશક સાહિલ અશરફઅલી સૈયદે કંગના અને તેની બહેન સામે બાંદ્રાની અદાલતમાં અરજી દાખલ કરી હતી આ અરજીમાં અરજદારે બંન્ને આરોપીઓ સામે બે સમુદાયોમાં ભાગલા પાડે તેવા નિવેદનો કરવાનો આરોપ મૂક્યો છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે લોકશાહી વ્યવસ્થાને વરેલા ભારત પાસે કાયદાનું શાસન છે અને કાયદા ઘડવાનો સાર્વભૌમ ભારતને પૂરો અધિકાર પણ છે માનવ અધિકારના ઓઠા હેઠળ કાયદના ભંગ જેવી બાબતને સ્વીકારી શકાય નહીં આવા મુદ્દે રાષ્ટ્રસંઘ જેવી સંસ્થા દ્વારા વધુ માહિતીપૂર્ણ પ્રતિભાવની આશા સેવાય છે અગાઉ રાષ્ટ્રસંઘના માનવ અધિકાર કમિશનર મીશેલે ભારતમાં બિન સરકારી સંસ્થો ઉપર વિદેશથી યોગદાન મેળવવા બાબતે લાદવામાં આવેલા નિયત્રણો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી

રમતવીરોને કોવિડના સંક્રમણથી બચાવવા તેમને પરિવહનની સુવિધા અપાશે

ની ટિકિટ અપાશે બધા જ પરિક્ષકો તથા સપોર્ટ સ્ટાફને માટે રમતગમત સત્તામંડળ દ્વારા રહેવાની સુવિધા પણ અપાશે